યુએનમાં જળવાયુ પરિવર્તન પર એક સત્રને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે પર્યાવરણની રક્ષા પર પગલા ઉઠાવ્યા છે એ પ્લાસ્ટિક પર પ્રતિબંઘ મૂકચો ઉપરાંત જળસંરક્ષણ માટે જળમિશનની શરૂઆત કરી છે

લોકોના ઘરનું ઘર સ્વપ્ન સાકાર થાય તેવા એકશન પ્લાન ઘડી કાઢવાની જાહેરાત કરતા ક્રેડાઇના કાર્ચકમમાં તેમણે કહયું હતુ કે અત્યાર સુધી ગુજરાતમાં બિલ્ડીગ કન્સ્ટ્ર્કશનના અલગ નિયમો હતા હવે સમગ્ર ગુજરાતમાં કોમન જીડીસીઆર અમલી બનાવાશે ઉપરાંત દુબઈ સીંગાપોરની જેમ હવે ગુજરાતમાં સ્કાચલાયન બનશે કેડાઇના પ્રેસિડેન્ટ જક્ષય શાહે સીએમના નિર્ણયને આવકારયો હતો અને આ નવા નિયમોથી તહેવારની સીઝનમાં ગ્રાહકો માટે મકાન ખરીદવા સરળ બની જશે એવું સૂત્રોએ જણાવ્યું હતું જાગૃતિ વકીલ આચુષ્યમાન જન આરોગ્ય ચોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાન ગઇકાલે એક વર્ષ પૂર્ણ થતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આયોજીત આયુષ્માન ભારત દિવસ ઉજવજી સમારોહમાં આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પજ્ઞ કરવામાં આવ્યું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું કે રાજ્યનો કોઇપજ્ઞ ગરીબ મધ્યમ વર્ગનો નાગરિક દવા સારવાર કે પૈસાના અભાવે મોતને ભેટે નહી તે માટે મા અને મા વાત્સલ્ય યોજના કાર્યાન્વિત કરી હતી